સમગ્ર દેશમાં રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જમ્મુ અને કાશ્મીર તેમજ લદાખ આ બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશોના લેફનન્ટ ગવર્નરના શપથ વિધી સમારોહની બધી જ તૈયારીઓ પુરી થઇ છે દિલ્હીની અદાલતે આઇએનએકસ મિડીયા કેસમાં ભુતપુર્વ કેન્દ્રિય નાણાં મંત્રી

સન્માન પુરસ્કાર અર્પણ કરાયો

આજે યોજાનારી એકતા દોડમાં સમાજના વિવિધ વર્ગના લોકો ભાગ લે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના કેવડીયા કોલોની ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનીટીની મુલાકાત લઇને સરાદર પટેલને અંજલી આપશે ત્યારબાદ તેઓ ગુજરાત પોલીસ તથા કેન્દ્રિય સશસ્ત્રદળના જવાનોની પરેડની સલામતી ઝીલશે પ્રધાનમંત્રી કેવડીયા ખાતે મુલકી સેવાના તાલીમાર્થીઓ સાથે સંવાદ કરશે તેમજ ટેકનોલોજી નિદર્શન સ્થળની મુલાકાત લેશે તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ દેશના નાગરીકોને રાષ્ટ્રીય એકતા દોડમાં મોટી સંખ્યામાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો તેમણે એકતા દોડને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક ગણાવીને કહયું હતું કે આ બાબત સમગ્ર દેશ એક ભારત શ્રેષ્ઠ ભારતના ધ્યેય સાથે આગળ વધી રહયો છે તે બાબત દર્શાવે છે દિલ્ફીમાં ગૃહમંત્રી અમીત શાહે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમથી રાષ્ટ્રીય એકતા દોડનો આજે સવારે પ્રારંભ કરાવ્યો આજે દિલ્હી મેટ્રોની સેવા સવારના યાર વાગ્યાથી શરૂ કરાઇ હતી

આજે સવારે ટવીટર ઉપર સરદાર સાહેબને અંજલી આપતાં શ્રી મોદીએ જણાવ્યું છે કે સરદાર પટેલનું થોગદાન સમગ્ર દેશ માટે અસાધારણ અને ચિરસ્મરણીય રહેશે

લેહના સિંધુ સંસ્કૃત કેન્દ્રમાં યોજાનાર શપથવિધિ સમારંભમાં રાધાકૃષ્ણ માથુર લદાખના લેફટનન્ટ ગવર્નર તરીકે શપથ લેશે જમ્મુ અને કાશ્મીરની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ ગીતા મિત્તલ તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે ત્યારબાદ ન્યાયાધીશ મિત્તલ વિમાન ધ્વારા શ્રીનગર જઇને જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશના લેફટનન્ટ ગવર્નર બનનાર ગીરીશચંદ્ર મુર્મુને શપથ લેવડાવશે

ગત પાંચમી ઓગષ્ટે સંસદે કરેલા નિર્ણય મુજબ કાશ્મીર રાજયના સ્થાને હવે બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના કરવામાં આવી છે દરમિયાન કેન્દ્રિય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે હિમાલયના પર્યાવરણના અભ્યાસ માટે લદાખ ખાતે જીબી પંત હિમાલય પર્યાવરણ અને વિકાસ સંસ્થા સ્થાપવાની મંજુરી આપી છે શ્રી જાવડેકરે ટવીટર ઉપર આ માહિતી આપી છે

ગઇકાલે મુંબઇમાં વિધાન ભવન ખાતે ભાજપના નવા ધારાસભ્યોની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો પ્રદેશ ભાજપ એકમના અધ્યક્ષ યંદ્રકાંત પાટીલે શ્રી ફડણવીસનું નામ સુચવ્યું હતું જેને દસ ધારાસભ્યોએ અનુમોદન આપ્યુ હતું આ પ્રસંગે બોલતાં શ્રી ફડવીસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પક્ષ અધ્યક્ષ અમિત શાહનો આભાર માન્યો હતો તેમણે વિશ્વાસ વ્યકત કર્યો કે મહારાષ્ટ્રમાં ભાજપ અને સાથી પક્ષોની સરકાર ટુંક સમથમાં રચાશે અમારા મુંબઇના સંવાદદાતા જણાવે છે કે શિવસેના તેમનું વલણ આજે નકકી કરશે

અદાલતે ઇડીની એક દિવસની પ્રછપરછ માટેની રજુઆત નકારી કાઢી હતી

આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહયું હતું કે પીએમઓ ના કર્મચારીઓના સતત અને શ્રેષ્ઠ પરિશ્રમના કારણે સરકારે હાથ ધરેલી પરીવર્તનની કામગીરી કરી શકાઇ છે તેમણે ગત વર્ષની કામગીરીની સમીક્ષા કરીને આવતા વર્ષે વધુ સારી કામગીરી કરવાના પ્રયાસ કરવા કર્મચારીઓને અનુરોધ કર્યો હતો તેમણે કહ્યું કે પીએમઓ કાર્યાલય સરકારના બધા જ વિભાગો માટે રોલ મોડેલ તરીકે કામ કરે છે

શ્રી જાગૃરીના કવિતા સંગ્રહ જીતને લોગ ઉતને પ્રેમ માટે તેમને ગૌરવપ્રદ વ્યાસ સન્માન અપાયો છે છેલ્લા દસ વર્ષમાં પ્રકાશિત થયેલા શ્રેષ્ઠ હિન્દી સાહિત્ય માટે કે

આ સન્માનમાં લેખકને પ્રશસ્તિપત્ર સ્મૃતિચિન્ઠ અને ચાર લાખ રૂપિયા રોકડ ઇનામ આપવામાં આવે છે

ગઇકાલે નવી દીલ્ફીમાં પ્રમુખ અને મુખ્યમંત્રી નિતીશકુમારના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં આ નિર્ણય કરાયો હતો પક્ષના મહામંત્રી કે સી ત્યાગીએ આ અંગે જણાવ્યું કે બિહારમાં અને અરૂણાયલ પ્રદેશમાં સ્થિતિ ખૂબ જ વેગીલી છે તેમણે કહ્યું કે વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ તેમનો પક્ષ રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવશે શ્રી કુમારે જણાવ્યું કે આ નિર્ણયથી પક્ષના ભાજપ સાથેના સંબંધોમાં કોઇ જ અસર નહીં થાય

તાજેતરમાં જ તેમની બિનહરીફ વરણી થઇ હતી

એવી જ રીતે ભારતની જ્યોતિએ મહિલાઓના જુથમાં સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો

આસામ સરકાર હસ્તકની જયોતી ચિત્રબન સંસ્થાએ ડોકટર ભુપેન હજારીકા પ્રાદેશિક સરકારી ફિલ્મ અને ટેલીવીઝન સંસ્થા સાથે મળીને એક અઠવાડીયા સુધી યાલનાર ફિલ્મ મહોત્સવનું આયોજન કર્યુ છે જાણીતા પોલેન્ડના ફિલ્મ નિર્માતા ક્રીઝસ્તોફ ઝાનુસી ફિલ્મ મહોત્સવના ઉદઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે